નાણામંત્રી નિર્મલા સીતારમણે જી વીસ દેશોના નાણામંત્રીઓ તથા સેન્ટ્રલ બેંકના ગવર્નરોના વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાયેલા બેઠકમાં ભારતે ઘરઆંગણે ઝડપી રસીકરણના હાત ધરેલા કાર્યક્રમની વિગતો આપી હતી રોગચાળાના કપરા સમયમાં તબીબી ઉપકરણો તથા કોવીડની રસીના ઉત્પાદનમાં ભારત અગ્રેસર રહ્યું છે

આ પૈકી એક કરોડ ડોઝ ગ્રાન્ટ તરીકે અપાયા છે શીતલ વૈશ્વવ સંર ક્ષણ મંત્રી ભાર તીંય વાયુ સેના સંરક્ષણમંત્રી રોજનાથસિંહે ભારતીય વાયુ સેનાને ભવિષ્યનાજોખમોનો સામનો કરવા ક્ષમતા વધારવા અને લાંબા ગાળાની યોજનાઓ તથા વ્યૂ હરચના તૈયારકરવા અનુ રોધ કર્યો છે શ્રી સિંહે પૂ ર્વ લદ્દાખમાં બનેલી ઘટનાઓમાં સમયસર અને વળતોજવાબ આપવા માટે ભારતીય વાયુ સેનાને અભિનંદન પાઠવ્યા હતા નવી દિલ્ફીમાં ભારતીયવાયુ સેનાના કમાન્ડરોના દ્વિવાર્ષિક સંમેલનમાં સંબોધન કરતાં તેમણે ભવિષ્યના આયોજનતરફ ભારતીય વાયુસેનાના ધ્યાન અને તૈયારીઓની પ્રશંસા કરી હતી

તેમણ જણાવ્યું કે રાજ્યના વિવિધ નગરોના યૂં ટાચેલા પ્રતિનિધિઓને જનસેવાની તક મળી છે ત્યારે પોતાને ભાગ્યશાળી સમજી કોરોના સામેની લડતમાં આગેવાની લેશે તો કોરોનાને હરાવીને આપણે ઇતિહાસ બનાવીશું તેમણે કહ્યું કે સંસાધનોની મર્યાદા વચ્ચે વ્યથા નહીં વ્યવસ્થાના અભિગમથી નગરપતિઓ સેવાકાર્યની પ્રાથમિકતાઓ નક્કી કરે તે જરૂરી છે

આ સાથે કુલ કેસ એક કરોડયાલીસ લાખનો આંકડો પાર કરી ગયા છે

તેમણે કચ્છ મિત્રના એર્થશાસ્ત્ર અને શિક્ષણ વિષયના કોલમિસ્ટ અને તટસ્થ વિષેયક તરીકે નામના મેળવી હતી